સર્વોચ્ય અદાલતે જણાવ્યું છે કે મુખ્ય ન્યાયાધીશની કચેરી એ આઇટીઆઇ એકટ હેઠળ જાહેર સત્તામંડળ છે

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના નેતાઓ સાથે વિચારણા કરી હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પી વી

એસ પ્રણોય બીજા રાઉન્ડમાં પહોંચ્યા

સૌપ્રથમ તેઓ રશિયાના રેસીડેન્ટ વ્લાદીમીર પુતિનને મળશે અને ત્યારબાદ બ્રાઝીલીયન પ્રેસિડન્ટ જૈર બોલ્સોનેરા અને ચીનના પ્રેસિડન્ટ શી જીન પીંગ સાથે વાતચીત કરશે

બ્રિકસ દેશોમાં બ્રાઝીલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફિકાનો સમાવેશ થાય છે આ શિખર પરિષદનું આ વર્ષે વિષયવસ્તુ પરિવર્તનશીલ ભવિષ્યમાં આર્થિક વિકાસ છે બ્રિકસ બિઝનેસ કાઉન્સીલની બેઠક અને બ્રિકસ બિઝનેસ ફોરમની બેઠક આજે મળશે પ્રધાનમંત્રી મોદી બ્રિકસ બિઝનેસ ફોરમમાં હાજરી આપશે બિઝનેસ ફોરમમાં બ્રિકસના સભ્ય દેશોના વિશાળ બિઝનેસ પ્રતિનિધિમંડળી ભાગ લઇ રહ્યા છે શિખર પરિષદ દરમિથાન નેતાઓ બ્રિકસ સમુદાયના આર્થિક વિકાસ માટે આંતરિક સહયોગની ચર્ચા કરશે બ્રિકસ બિઝનેસ કાઉન્સીલ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક નેતાઓને તેમનો અહેવાલ સુપ્રત કરશે શિખર પરિષદના સમાપન બાદ સંયુક્ત જાહેરાત કરાશે બ્રિકસ દેશો આતંકવાદને ડામવા અરસપરસ સહયોગ કરવાની પણ પ્રાથમિકતાની ચર્ચાવિયારણા કરશે

વડી અદાલતે મુખ્ય ન્યાયાધીશની કચેરીને જાહેર સત્તામંડળ જાહેર કર્યું હતું અને આરટીઆઇ કાયદા અનુસાર જવાબદાર ગણાવી હતી અદાલતે આજે સ્પષ્ટતા કરી કે ન્યાયાધીસોની નિમણુંક માટે કોલેજીયમે જાહેર કરેલાં નામો જાહેર થશે પરંતુ તેનાં કારણો જાહેર કરી શકાશે નહિં અંગત જીવનનો અધિકાર ધ્યાનમાં રાખીને મુખ્ય ન્યાયાધીશની કચેરી પારદર્શક રીતે માહીતી જાહેર કરી શકશે

અદાલતે અધ્યક્ષના એ આદેશને નકારી કાઢથો છે જેમાં પંદરમી વિધાનસભાના અંત સુધી ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અદાલતના આ નિ ર્ણયથી ગેરલાયક ઠેરવાયેલા ધારાસભ્યો માટે પાંચ ડિસેમ્બરે કર્ણાટકમાં યોજાનારી પેટાયૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો છે ન્યાયાધીશ એન

રમણા ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ કૃષ્ણ મુરારીની ત્રણ સભ્યોની ખંડપીઠે કહ્યું કે જો આ યૂંટણીમાં ગેરલાયક ઠેરવવામાં આવેલા ધારાસભ્યો યૂંટણી જીતે તો તેઓ મંત્રી બની શકે છે ખંડપીઠે વડી અદાલતમાં અરજી કર્યા વગર સીધા સર્વોચ્ય અદાલતમાં અરજી કરવાની બાબતે ધારાસભ્યોની ટીકા કરી અદાલતે કહ્યુ કે આ નિર્ણય તથ્ય અને પરિસ્થિતિ પર આધારિત છે અને આ ગેરલાયક ઠેરવવાના અધ્યક્ષના નિર્ણયમાં હસ્તક્ષેપ નથી કરતો

જેએનયુ એકઝીક્વુટીવ કમિટિ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે આર્થિક અને શૈક્ષણિક પછાત વિદ્યાર્થીઓ માટે પણ આર્થિક સહાયની યોજના સૂચવવામાં આવી છે આ વિદ્યાર્થીઓ હોસ્ટેલની ફીમાં વધારો તેમજ હોસ્ટેલ મેન્યુઅલના વિરોધમાં આંદોલન કર્યું હતું

આ દરમિયાન રાષ્ટ્રીય પાટનગરમાં હવાની ગુણવત્તા ગંભીર કેટેગરીમાં આવી છે

દિલ્હીમાં હવાના પ્રદૂષણને નાથવા વાહનોની એકી બેકી અમલમાં મૂકી છે

રાજૌરીના જીલ્લાવિકાસ કમિશ્નર મોહંમદ ઐઝાઝ આસદની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સરહદી ર્ભોયરાઓના બાંધકામની કામગીરી થયેલી પ્રગતિની સમિક્ષા કરવામાં આવી હતી

મેઘાલયના રાજયપાલ તથાગત રાયે હોદ્દા અને ગુપ્તતાના શિલોંગમાં રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા ન્યાયમૂર્તિ રફીક અજય કુમાર મિત્તલની જગ્યા લેશે ન્યાયમૂર્તિ મિત્તને મધ્યપ્રદેશની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવાયા છે

કોંગ્રેસ નેતાઓના પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના વડા બાલાસાહેબ થોરાટ પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ અને માણેક રાવ ઠાકરેએ જો સરકાર રચવાની પ્રક્રિયા આગળ વધે તો કોમન મીનીમમ પ્રોગ્રામની રૂપરેખા અંગે ચર્ચા વિચારણા કરી હતી બેઠક બાદ ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચર્ચાઓ શરૂ થઇ છે અને તે સાચી દીશામાં આગળ વધી રહી છે જો કે તેમણે કોઇ નિર્ધારિત સમય નક્કી કર્યો હોવાનો ઇન્કાર કર્યો હતો બીજી બાજી પ્રદેશ કોંગ્રેસના વડા બાલા સાહેબ થોરાટે પત્રકારોને જણાવ્યું હતું કે આ એક ઔપયારીક બેઠક હતી

ઉમેદવારીપત્રોની યકાસણી આવતીકાલે કરવામાં આવશે જ્યારે શનિવાર સુધીમાં ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે

સામસામા ગોળીબાર બાદ પોલીસને માર્યા ગયેલા માઓવાદીનો મૃતદેહ તથા દેશી બનાવટની રાઇફલ અને કેટલાક શસ્ત્રો મળી આવ્યા હતા

પ્રિન્સ ચાર્લ્સ આજે બપોરે નવી દીલ્હીમાં આવ્યા હતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અને યુનાઇટેડ કિંગ્ડમ એ કુદરતી સહયોગીઓ છે

અમારા સંવાદદાતાનો અહેવાલ જણાવે છે કે સમાજમાં સકારાત્મક અસર થાય તેવા પ્રેરક ગીતો વિશેષ ક્લીપોને રજૂ કરાઇ છે

વી

સાયના નહેવાલ ચીનની ક્રાઇ યાન સામે અને સમીર વર્મા ચીનના ઝ઼ વેઇ સામે હારી ગયા છે

મહિલાઓની ડબલ્સમાં અશ્વીની પોન્પ્પા અને એન